બ્રહ્મપુત્રા સહીત ઘણી નદીઓમાં પુર આવ્યું છે વિમ્બલ્ડન ટેનીસ સ્પર્ધાની પુરૂષોની એકલ સ્પર્ધાની ફાઈનલમાં રોજર ફેડરર અને નોવાક જાકોવિય વચ્ચે મુકાબલો થશે મહિલાઓની એકલ સ્પર્ધાની ફાઈનલમાં સેરેના વીલીયમ્સ અને સીમોના હાલેપ ટકરાશે

શપથવિધિ સમારંભ બપોરે ત્રણ વાગે યોજાશે ગઈકાલે રાત્રે નવી દિલ્ફીમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળીને ગોવા પરત આવતા શ્રી સાવંતે આ જાહેરાત કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકારના ગઠબંધન સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ સભ્યો અને એક અપક્ષ ધારાસભ્ય રોહન ખોટેને મંત્રી મંડળમાંથી હટાવામાં આવશે તેમણે માહિતી આપી કે તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જાડાયેલા ત્રણ ધારાસભ્યોને શનિવારે રાજય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે જયારેચોથા મંત્રી ભાજપના ધારાસભ્ય હશે

ત્રણ મહિના પહેલા મુખ્યમંત્રી પદ સભાંબ્યા પછી પ્રમોદ સાવંત બીજીવાર મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહયાં છે

આ સમયગાળામાં બહ્પરીમાણીય ગરીબી સુચકાંકમાં આ સૌથી ઝડપી ઘટાડો છે સંયુકત રાષ્ટ્રના અહેવાલ અનુસાર ભારતમાં રસોઈ ઈંધણ સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રોમાં ઘણો સુધારો થયો છે

અહેવાલ અનુસાર લગભગ બે અરબની સંયુકત વસ્તી વાળા દસ દેશોમાં ગરીબી સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ દેશોએ સતત વિકાસ લક્ષ્યાંક હાંસલ કરવામાં સંતોષજનક પ્રગતિ કરી છે

અમેરિકાના સહાયક વેપાર પ્રતિનિધિ ક્રિસ્ટોફર વિલ્સનના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે ભારતના વેપાર વિભાગના અધિક સચિવ સંજય ચઢૃના વડપણ હેઠળ ભારતીય અધિકારીઓ સાથે કાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા કરી બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને વ્યાપારિક સંબંધોના વ્યાપક આધાર ઉપર ચર્ચા કરી અને પરસ્પર લાભના પરીણામને પ્રાપ્ત કરવા માટે ચર્ચા ચાલુ રાખવા અંગે સહમતી વ્યકત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જી ટવેન્ટી શિખર સંમેલનમાં ગયા સપ્તાહે જાપાનના ઓસાકામાં અલગથી થયેલી બેઠકમાં અપાયેલા નિર્દેશોને અનુરૂપ આ બેઠક યોજવામાં આવી હતી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રશિયાની અવકાશ એજન્સી રોસકોસમોસના મહાનિદેશક દમિત્રી રોગોઝીને ગુરૂવારે યોજાયેલી બેઠકમાં પોતાના પક્ષનું નેતૃત્વ કર્યું હતું

અટૃરી વાઘા સરફદ ઉપર યોજાનારી આ બેઠકમાં કરતારપુર કોરીડોર અને તેને સંલગ્ન ટેકનીકલ મુદૃઓ ઉપર ચર્ચા થશે સુત્રોએ નવી દિલ્ફીમાં જણાવ્યું કે ભારતને આશા છે કે આ બેઠકમાં ઝીરો પોઈન્ટ પર સંપર્ક અને ખાસ પ્રસંગોએ મોટી સંખ્યામાં તીર્થ યાત્રીઓના કરતારપુર ગુરૂદ્વારામાં જવાની અનુમતિ ઉપર વિસ્તારથી વિયાર વિમર્શ થશે સુત્રોનું કહેવુ છે કે ભારત સુરક્ષાના પાસાઓ ઉપર પણ પોતાની ચિંતાઓ વ્યકત કરશે

લગભગ નવ લાખ લોકોને પુરની અસર પહોંચી છે બ્રહ્મપુત્રા સહીત ઘણી નદીઓમાં પુર આવ્યું છે રાજયના રાષ્ટ્રીય બગીયાઓ અને વન્ય જીવ અભ્યારણ્થમાં પણ પાણી ભરાયા છે જીલ્લા વઠીવટી તંત્રે પુરથી અસર પામેલા વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે હજારો લોકોને સુરક્ષિત અને ઉંચાઈવાળા સ્થળો પર સ્થળાંતર કર્યુ છે

દરમિયાન અંતરદેશીય પાણી પરીવહન વિભાગે કહયું કે રાજથમાં પુરને કારણે બોટની ફેરી સેવા સ્થગિત કરવામાં આવી છે

મહિલાઓની એકલ સ્પર્ધામાં સેરેના વિલીયમ્સ અને સીમોના હાલેપ વચ્ચે આજે ફાઈનલ રમાશે

તેનો હેતુ આ કર્મચારીઓ પર કામનો વધારે બોજ દુર કરવાનો અને ડોકટરો દર્દીઓના વૈશ્વિક પ્રમાણને જાળવવાનો છે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં સ્વાસ્થ્ય રાજયમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું કે મંત્રાલયે રાજયોને અંતરિયાળ વિસ્તારોમાં કા કરતા ડકોટરો અને પેરા મેડીકલ સ્ટાફને વધારાનું નાણાંકીય પ્રોત્સાહન આપવાની જાગવાઈ કરવા કહયું છે

અદાલતે કહ્યું છે કે તે આવી ઘટનાઓ વિરૂધ્ધ સમગ્ર દેશમાંથી સ્પષ્ટ પ્રતિક્રિયા સુનિશ્ચિત કરવા માટે દિશા નિર્દેશ બહાર પાડશે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કહયું કે અદાલતે આ અંગે સમાયાર પત્રો અને પોર્ટલોમાં વિવિધ સમાયારોને સ્વયં ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો છે પીઠે વરિષ્ઠ વકીલ વી ગીરીને ન્યાયમિત્ર રૂપે નિયુકત કર્યા છે અને તેમને માર્ગદર્શિકા નકકી કરવામાં મદદ કરવા જણાવ્યું છે

આ કેન્દ્રની સ્થાપના કૃષિ મંત્રાલય દ્વારા રાયપુરના ઈદીરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કરવામાં આવી છે આ કેન્દ્ર નવી શોધ ક્ષમતા નિર્માણ અને ખેતી અને સંલઝ્ન ક્ષેત્રોમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ ઉપર કેન્દ્રીત છે તે રાજયમાં કૃષિ સાહસિકતા અને સ્ટાર્ટઅપ કલ્ચરના વિકાસ માટે અનુક્રળ વાતાવરણ ઉભુ કરવામાં અગ્રીમ ભાગ ભજવશે